રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ ખાસ તપાસ દળની નિમણૂંક કરી છે

કોંગ્રેસે દિલ્હીની લોકસભાની છ બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત ઉત્તરપૂર્વ દિલ્હીથી પક્ષના ઉમેદવાર રહેશે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાએ સર્વોચ્ચ અદાલતનાં નિવ્ત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ખાસ તપાસ દળની નિમણૂક કરી છે જે આ હૂમલા અંગેનો તમનો અહેવાલ બે અઠવાડિયામાં આપશે

ગઈ સાંજે બાંદરાનાઈક આંતર રાષ્ટ્રીય હવાઈ મથકેથી મળેલી વિસ્ફોટક ડિવાઈસને નિષ્કીય કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે

જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસના શશી થરૂર એસપીના નેતા મુલાયમસિંહ યાદવ અને નેતા શરદ યાદવનો સમાવેશ થાય છે

પ્રરી બેઠક પર ભાજપના સંબિત પાત્રા કોંગ્રેસના સત્યપ્રકાશ નાયક અને બીજેડીના પીનાકી મિશ્રા વચ્ચે મુકાબલો થશે

જેનાથી દેશને તોડવાની વાત કરી છે પરંતુ આ મામલે અમે ચૂપ નહીં રહીએ તેઓ મધ્યપ્રદેશના શહડોલ સતના અને સીધી લોકસભા વિસ્તારમાં પક્ષના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓને સંબોધન કરી રહ્યા હતા શ્રી સિંહે કહ્યું કે જો દેશની સુરક્ષા માટે વધુ કડક કાયદા બનાવવાની જરૂરત પડશે તો એનડીએ ચોક્કસપણે એમ કરશે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ જણાવ્યું છે કે જો મદ્રાસની વડી અદાલતને આ મુદ્દે નિર્ણય લેવામાં નિષ્ફળતા મળે તો ટીકટોક એપ અંગે વડી અદાલતે આપેલો નિર્ણય રદ ગણાશે આ અગાઉ સર્વોચ્ચ અદાલતે ટીકટોક એપ ઉપર પ્રતિબંધ મુકવાનો કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા મદ્રાસની વડી અદાલતના ચુકાદા સામે મનાઈ હુકમ આપવાનો ઈન્કાર કર્યો હતો ટીકટોક એપમાં અશિષ્ટ માહિતી હોવા બદલ તેના ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્દેશ કેન્દ્ર સરકારને મદ્રાસની વડી અદાલતે આપ્યો હતો

પી અગ્રવાલ ચાંદની ચોકથી અરવિંદરસિંહ લવલી પૂર્વ દિલ્હીથી અને રાજેશ લીલોથીયા ઉત્તર પશ્ચિમ દિલ્હીથી પક્ષના ઉમેદવાર રહેશે

પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને સોનીપત બેઠક પર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ફરીદાબાદ માટે લલિત નાગરની જગ્યાએ અવતારસિંહ ભડાનાને ટીકીટ આપવામાં આવી છે કુરૂક્ષેત્ર માટે નિર્મલસિંહ કરનાલથી કુલદીપ શર્મા અને હિસ્સાર બેઠક માટે ભવ્ય વિશ્નોઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે

કેન્દ્રીય મંત્રી ડૉ હર્ષવર્ધનની દિલ્હીની ચાંદની ચોક બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે દિલ્હી ભાજપ એકમના અધ્યક્ષ મનોજ તિવારી ઉત્તરપૂર્વ દિલ્હીથી પ્રવેશવર્મા પશ્ચિમ દિલ્હીથી અને રમેશ બીધુરી દક્ષિણ દિલ્હીથી પક્ષના ઉમેદવાર રહેશે એવી જ રીતે ભાજપે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીની પંજાબની અમૃતસર બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે

દિગ્વીજય ચૌટાલા સોનીપત બેઠક ઉપર હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ભૂપિન્દરસિંગ હુડા સામે ઉભા રહેશે કુરૂક્ષેત્ર બેઠક માટે જય ભગવાન શર્મા અને ગુડગાંવ બેઠક માટે મેહમુદ ખાનનાં નામની જાહેરાત કરી છે

આજે પ્રથ્વી દિવસ નિમિત્તે ધરતી માતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે તેઓ ધરતી માતાને વંદન કરે છે

ભાલાફેંક સ્પર્ધામાં અન્ન રાનીએ અને ત્રણ હજાર મીટર સ્ટીપલ ચેઝ સ્પર્ધામાં અવિનાશ સાબળેએ રજત ચંદ્રકો જીતી લીધા છે દોડની વિવિધ શ્રેણીની સ્પર્ધાઓમાં એમ પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દૂર્ઘટના બદલઊંડા દૂખની લાગણી વ્યક્ત કરી છે ટ્વિટર ઉપર તેમણે જણાવ્યું છે કે વહિવટીતંત્રને શક્ય તમામ સહાય આપવામાં આવી રહી છે